લોક્સભા આ વિધેયકને અગાઉ જ પસાર કરી ચુકી છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ મોદીએ ટવીટ સંદેશ દ્વારા રાજ્યસભામાં આ વિધેયક પસાર થતાં તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી

આવા કંટ્રોલ રુમમાં પૂરતા માનવબળ સંચારની સુવિધાઓ અને વાહનો સહિત સંસાધનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

રોટરી ક્લબ દ્વારા દર વર્ષે પુસ્તક મેળાનું આયોજન કરાય છે આ પુસ્તક મેળામાં બે દિવસ સુધી પુસ્તક પ્રેમીઓએ તથા જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો

જીલ્લામાં પવનની ગતિ સરેરાશથી આંશિક વ્ધુ રહેતાં લોકોને ડંખીલા ઠારનો અનુભવ થયો હતો જીલ્લામાં નીચામાં નીચું તાપમાન નવ ડીગ્રી સેલ્સિયસજયારે ઊંચામાં ઊંચું તાપમાન પચીસ ડીગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાયું હતું